ગુજરાત પોલીસ મેન્યુઅલના આ નવા ડ્રાફટને ઈ બકના માધ્યમથી પણ ઉપલબ્ધ કરવવામાં આવ્યું છે જેથી આ ઈ બક પોકેટ કો એપ્લીકેશન અને ગુજરાત પોલીસની વેબસાઈટ પર સર્ચની સુવિધા સાથે ઉપલબ્ધ રહેશે પોલીસ મેન્યુઅલનો મુસદો ત્રણ ભાગમાં ઘડાયો છે જેમાં ભારતીય દંડ સહિતા અને ફોજદારી કાયદાની જોગવાહીઓ ઉપરાંત પોકસો કાયદો પુરાવા અધિનિયમ એસ

સુધારા અધિનિયમજુવનાઈન જરિટસ એકટગરકાયદેસર પ્રવૃતિ નિવારણ અધિનિયમ ઈન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ વગેરેનો સમાવેશ થાય છે

શ્રી નિશંકે કહયું કે આ નવી શિક્ષણ નીતિનો ઉદેશ દરેક બાળક માટે તકનો માર્ગ ખોલશે જેથી તમનો સર્વાંગો વિકાસ સુનિશ્ચિત થઈ શકે તેમણે જણાવ્યું કેછઠા ધોરણથી બાળકોની વધારાની અભ્યાસક્રમ પ્રવ્રતિઓ અનેકૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિય કરવામાં આવશે જેથી તે ધોરણના અંત સુધીમાં કુશળતા પ્રાપ્ત કર તેમણે કહય ક આંતરશાખાકીય અધ્યયનને વધુ સાનુકુળ બનાવીને ઉચ્ચ શિક્ષણમાં પ્રોત્સાહન આપવામાં આવશે

કોરોના વાયરસના કેસને ઘટાડવા માટે અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઇ રફે તે માટે માધાપર ગામ આજથી સ્વૈચ્છિક લોકડાઉન થશે

નેહલ ઠકકર જિલ્લા કલકટર ચેકીંગ જિલ્લા કલેકટર મદદનીશ કલેકટર નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી ભુજ તેમજ મામલતદાર ડીઝાસ્ટર મેનેજમેન્ટ ભુજની ટીમ દ્વારા ભુજ શહેરમાં આવેલ બફમાળી ભવનમાં જુદી જુદી સરકારી કચેરીઓમાં માસ્ક તથા સોશિયલ ડીસ્ટન્સીંગના પાલન માટે થતી અમલવારી ચકાસવા માટે સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવી હતી

માસ્ક પહેરવા બાબતે તેમજ સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવવા બાબતે ફાજર જિલ્લા કલેકટર દ્વારા કર્મચારીઓને સમજ આપવામાં આવી હતી નેહલ ઠકકર વરસાદનો બીજો રાઉન્ડ ગૂજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ આજથી પાંચ દિવસ માટે શરૂ થાય તેવી આગાહી હવામાન ખાતાએ આપી છે સતાવાર યાદીમાં જણાવાયું છે કે કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જયાં વ્યાપક વરસાદ થવાની આગાહી છે તેમા અમરેલી ગોર સોમનાથ ભાવનગર અને દીવનો સમાવેશ થાય છે જયારે દક્ષિણ ગજરાતમાં પણ મધ્યમથી ભાર વરસાદની આગાહી છ સુરતથી માંડીને વલસાડ સુધીની પટો તથા દમણ અને દાદરાનગર હવેલીમાં પણ સારો વરસાદ પડવાની શકયતા છે સાગર ખેડુને સલાહ છે કે બંદર ઉપર હવામાનની તાજી જાણકારી લીધા પછી દરિયામાં જાય